પ્રાદેશિક સમાચાર રૂપલ જાની વાંચે છે ગુજરાતની પ્રગતિ માટે કાયદો વ્યવસ્થા સુક્રઢ રાખનાર પોલિસ

ભાવનગર રેન્જ આઇ જી

રાજ્યના કોઇ ચોક્કસ વિસ્તારને અશાંત વિસ્તાર જાહેર કરવા અંગે નિર્ણય લેવા માટે મોનિટરિંગ એન્ડ એડવાઈઝરી કમિટીની તથા સ્પે ઇન્વેસ્ટીગેશન ટીમ સીટની રચના કરવામાં આવશે તેમ શ્રી જાડેજા એ ઉમેર્યું હતું

ત્રણ માસ બાદ કોરોના મહામારીની પરિસ્થિતિની પુનઃ સમીક્ષા કરી ચૂંટણી યોજવા નિર્ણય કર્યો છે

કપરાડા ધારાસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર તરીકે જીતુભાઈ ચૌધરીએ આજે ફોર્મ ભર્યું છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે શ્રી ચૌધરી પોતાના ખૂબ મર્યાદિત સંખ્યામાં ટેકેદારોને લઈ મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર સુપ્રત કર્યું હતું અનુસુચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે ભાજપ તરફથી આત્મારામ પરમાર આવતીકાલે મંગળવારના રોજ પોતાની ઉમેદવારી નોંધાવશે તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે ધારી બેઠક માટે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર તરીકે ભૂપતભાઇ ઉનાવાએ ફોર્મ ભર્યું છે ગઢડા બેઠક જીતવા માટે ભાજપના વિવિધ મોરયાના આગેવાનોએ પાયાના સ્તરે મતદારો સાથે બેઠક શરૂ કરી દીધી છે

જોકે અત્યાર સુધીમાં એક પણ ફોર્મ ભરાયું નથી એમ પ્રાંત અધિકારી એય એમ સોલંકી એ જણાવ્યુ છે

પટેલે જણાવ્યું છે

કોવિડ સિઝ્નેચર ટ્યુન સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિધ્ધ તીર્થસ્થાન ધજાળાના લોમેવધામના મહંત શ્રી ભરતબાપુએ કોરોનાથી બચવા સાવચેત રહેવાની સૌને અપીલ કરી છે

અબડાસા બેઠક માટે ડોક્ટર શાંતિલાલ સંઘાણી મોરબી બેઠક માટે જયંતિલાલ પટેલ ધારી માટે સુરેશ કોટડીયા અને કરજણ માટે કિરીટસિંહ જાડેજાની પસંદગી થઈ છે જ્યા રે અનુસુચિત જાતિ માટે અનામત એવી ગઢડા બેઠક માટે મોહનલાલ સોલંકીને ટિકિટ આપવામાં આવી છે કપરાડા ડાંગ અને લીંબડી બેઠકના ઉમેદવારનું નામ જાહેર થવું હજુ બાકી છે

રાજ્યની સૌથી મોટી ટેક્નિકલ યુનિવર્સિટી ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએજીટીયુ ઈનોવેશન સ્ટાર્ટ અપ તેમજ ટેક્નિકલ શિક્ષણમાં અનેક પુરસ્કાર મેળવ્યા છે

રમતગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની કચેરી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી દ્વારા સંયુક્ત રીતે મોબાઈલ ટુ સ્પોર્ટ્સ કાર્યક્રમ અંતર્ગત આ ચિત્રસ્પર્ધાનું આયોજન કરાયું છે

જેમાં ઉમેદવારોને સ્વરોજગાર યોજના અંગેનું માર્ગદર્શન મળશે તેમજ ખાનગી ક્ષેત્રમાં રોજગારી તેમજ એપ્રેન્ટીસશીપ માટેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે